પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર સમિતીની બેઠકમાં આ નિર્ણયો લેવાયા હતા

જે શહેરોમાં રાત્રી કરફ્યુ અમલમાં છે ત્યાં કરફયુની અવધી દરમિયાન લગ્ન સમારોહ યોજી શકાશે નહીં

રાજ્યમાં જાહેરમાં રાજકીય સામાજીક ધાર્મિક કાર્યક્રમો મેળાવડાઓ યોજવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે એપ્રિલ તથા મે મહિનામાં આવતા દરેક ધર્મના તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે મુખ્યમંત્રીએ બધા જ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં જ પરિવાર સાથે ઉજવવાની અપીલ કરી છે

મુખ્ય ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ ભાર્ગવ ડી કારીયાની બેંચ સમક્ષ ગઈકાલે સુઓ મોટો અરજીની સુનાવણી થઇ હતી અખબારોમાં આવેલા અહેવાલોને ધ્યાનમાં લઈને અદાલત દ્વારા સરકારને નોટીસ આપવામાં આવી હતી

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ અદાલત સમક્ષ રજુઆત કરી કે રેમડેસીવર ઇન્જેકશનની આવશ્યકતા સામાન્ય સંજોગોમાં હોતી નથી હોમ આઈસોલેશન થયેલા દર્દીઓ પણ રેમડેસિવીરનો આગ્રહ રાખે છે પરિણામે અછત સર્જાઇ છે

આજે પ્રતિદિન સવા લાખ ટેસ્ટ કરવામાં આવે છે

ધન્વન્તરી અને સંજીવની રથ દ્વારા ડોકટર અને હેલ્થ વર્કર પણ ઘરે ઘરે ટેસ્ટીગ અને ટ્રેકીગ યોગ્ય રીતે કરે છે

એડવોકેટ જનરલે જણાવ્યું કે ગત વર્ષે લૉકડાઉન એ ભારત સરકારનો નિર્ણય હતો પરંતુ લૉક ડાઉન એ સોલ્યુશન નથી લાખો લોકોનું માઈગ્રેશન થશે અને રોજેરોજનું કમાઈને ખાતા લોકોને ખૂબ પરેશાની ભોગવવી પડશે

ક્ષેત્રના ઉત્થાન માટે સરકાર કટિબદ્ધ છે સરકાર અર્થતંત્રમાં એમ

નું યોગદાન વધારવા નિકાસ ક્ષમતા અને આ ક્ષેત્રમાં રોજગાર પેદા કરવા માટેની સગવડને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે તેમણે ઉમેર્થું કે આ પગલાંથી આ ક્ષેત્રમાં પાંચ કરોડ જેટલી રોજગારી પેદા થશે ગઈકાલે એમએસએમઇ અંગેના એક પરિસંવાદને સંબોધન કરતાં મંત્રીએ જણાવ્યું કે અર્થવ્યવસ્થામાં એમ

ઉદ્યોગોમાંથી નિકાસ વધારવાના પ્રયત્નો યાલી રહ્યા છે

એસ એમ ઇ ક્ષેત્રે ડિજિટલાઇઝેશનના મહત્વ પર પ્રકાશ પાડતાં શ્રી ગડકરીએ જણાવ્યું કે ડિજિટલાઇઝેશન દ્વારા સમગ્ર તંત્રને પારદર્શક અને પરિણામલક્ષી બનાવી શકાય છે તેમણે કહ્યું કે ઇ માર્કેટ ભારતનું ભવિષ્ય છે અને માર્કેટિંગ ઉત્પાદન પ્રક્રિયા અને ડિજિટલાઇઝેશન આ ક્ષેત્રને નવી ઉચાઇ પર લઈ જઈ શકે છે

ડીસીજીએની આવશ્યક મંજૂરી પછી કોવિશિલ્ડ અને કોવેક્સિન પછી આકસ્મિક ઉપયોગ માટે આ ત્રીજી રસીને મંજુરી મળી છે ભારતમાં આ રસી માટે ક્લિનિકલ ટ્રાયલ ડોક્ટર રેડ્ડીઝ લેબ દ્વારા કરવામાં આવી રહ્યું છે હૈદરાબાદ સ્થિત બહ્રાષ્ટ્રીય ભારતીય ફાર્મા કંપની રેડ્ડીઝ લેબ દ્વારા રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે ભારતમાં રશિયન રસી માટે કરાર કરવામાં આવ્યો છે

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાઓ ભરતસિંહ સોલંકી સિદ્વાર્થ પટેલ શકિતસિંહ ગોહિલ તેમજ નીશિત વ્યાસ દ્વારા રાજ્યમાં કોરોના સંક્રમણની અતિ વિસ્ફોટ પરિસ્થિતિને ત્વરિત નિયંત્રણમાં લેવા રાજ્યપાલને આવેદન આપ્યું હતું